અમેરીકાની રાષ્ટ્રપતિ પદની આગામી ચુંટણીમાં ડેમોક્રેટીક પક્ષના ઉમેદવાર જો બીડેને તેમના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ભારતીય મુળના સાંસદ કમલા હેરીસને પસંદ કર્યા છે પ્રધાનમંત્રી કોરોના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોવિડને પહોચી વળવાના પ્રયાસો અસરકારક સાબિત થઈ રહ્યા છે અને કેસની ટકાવારી ઓછી થઈ છે તથા દર્દીઓના સાજા થવાના દરમાં વધારો થયો છે

શ્રી મોદીએ રાજ્યોમાં પરીક્ષણ વધારવાની જરૂર પર ભાર મૂક્યો

તેમણે કહ્યું કે પરીક્ષણ નેટવર્ક ઉપરાંત આરોગ્ય સેતુ એપ્લિકેશન સર્વેલન્સમાં પણ મદદ કરે છે

હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે કોરોના વાયરસ માટેની આ રસી વિકસાવી છે નાગપુર સ્થિત ગિલુરકર હોસ્પિટલે સ્વદેશી બનાવટની આ રસી માટે બીજા તબક્કાની અજમાયશ શરૂ કરી છે

તેઓને રસીના પ્રથમ શોટ આપવામાં આવ્યા પછી તેમાંથી કોઈએ પણ કોઈપણ પ્રકારની આડ અસર જણાવી નથી ગિલુરકર હોસ્પિટલના ડિરેક્ટર ચંદ્રશેખર ગિલુરકરે જણાવ્યું કે જે સ્વયંસેવકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો તેમના લોહીના નમૂના એન્ટિબોડીઝની તપાસ માટે મોકલવામાં આવશે

દરેક ડોઝ પછી એન્ટિબોડીઝની વૃદ્વિ તપાસવા માટે લોફીના નમૂના લેવામાં આવશે

જન્માષ્ટમી દેશભરમાં આજે જન્માષ્ટમી પર્વની ફર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે ઉત્તરપ્રદેશના મથુરા અને વૃંદાવનમાં પરંપરાગત વિધિ વિધાન સાથે જન્માષ્ટમી ઉજવાશે જો કે કોરોના સંક્રમણને કારણે ભકતોને મંદીરમાં પ્રવેશ અપાશે નહી ભકતો પુજાનું સીધુ પ્રસારણ જોઇ શકશે ગુજરાતની વાત કરીએ તો રાજયના ધ્વારકા ડાકોર સહિતના તમામ કૃષ્ણ મંદીરોમાં કૃષ્ણ જનમની ઉજવણીનું આયોજન કરાયું છે મંદીરોમાં આજે વિશેષ પુજા અર્ચન ધુન ભજન કીર્તન યોજાશે જો કે મોટાભાગના મંદીરોમાં દર્શનાર્થીઓ માટે બંધ હોવાથી ભકતો ઘરે બેઠા જ કૃષ્ણ જન્મની ઉજવણી કરશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી છે શ્રી કોવિદે કહ્યું કે ભગવાન ક્રષ્ણએ ન્યાયપ્રિય અને સંવેદનશીલ સમાજની સ્થાપના કરવાની પ્રેરણા આપી છે ભગવાન કૃષ્ણનો કર્મથોગનો સંદેશ આપણને જવાબદારીઓ પુરી કરવાની પ્રેરણા આપે છે અને કાળની પરિસ્થિતિમાં કોરોના યોધ્ધાઓના યોગદાનમાં કર્મથોગ પ્રતિબંધીત થાય છે પ્રધાનમંત્રી એ ટવીટ સંદેશામાં સૌને જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવી છે

તોમર કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કાલે ભારતીય ક્રષિ અનુસંધાન પરીષદના ડેટા રીકવરી કેન્દ્ર કૃષિ મેઘનું ઉદઘાટન કર્યુ છે આ કેન્દ્રનો ઉદેશ્ય પરીષદના મહત્વપુર્ણ ડેટાનું સંરક્ષણ કરવાનો છે કૃષિ મેઘની સ્થાપના રાષ્ટ્રીય કૃષિ ઉચ્ય શિક્ષણ પરીયોજના અંતર્ગત કરાઇ છે જેના માટે વિશ્વ બેંક તરફથી પણ આર્થિક સહાયતા અપાઇ છે ઉદઘાટન પ્રસંગે શ્રી તોમરે કહયું કે આ કેન્દ્રની સ્થાપનાનો ઉદેશ્ય દેશમાં કૃષિ ક્ષેત્રે જોખમ ઓછુ કરવાનો ગુણવત્તા ઇ ગવર્નન્સ શિક્ષણનો વિસ્તાર વધારવાનો છે અને તે ડીજીટલ કૃષિની દિશામાં એક મહત્વપુર્ણ પગલુ છે